શ્રી સિંહની સાથે ભૂમિદળના વડા જનરલ બિપિન રાવત પણ હતા તેમણે જવાનો તથા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને તેમના પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી ભૂમિદળની ચૌદમી ટુકડી ચીનની વાસ્તવિક નિયંત્રણરેખા અને પાકિસ્તાનની નિયંત્રણ રેખા બંનેનું ધ્યાન રાખે છે

સીયાચીનમાં કારાકોરમ ઘાટ અને વિશ્વનો સૌથી વ્ધુ ઉંચાઇ પર આવેલો લશ્કરી ઝોન છે જયાં ઠંડી અને પવન બંનેનો સામનો કરવો પડે છે ટ્વીટર પર શ્રી રાજનાથસિંહે જણાવ્યું કે સીયાચીનમાં રહેલા જવાનો ખરાબ હવામાન અને ભૌગોલિક પ્રતિકૂળતાઓ છતાં ખૂબ જ હિંમતપૂર્વક ફરજ બજાવે છે તેમણે જવાનોના ઉત્સાહ અને હોંશને સલામી આપી અને ત્યાં ફરજ દરમિયાન શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

સદાનંદ ગોવડાએ જણાવ્યું છે કે દેશભરમાં દીનદયાળ જનૌષધિ કેન્દ્રોની સંખ્યા પાંચ હજારથી વધારીને દવાઓનો પૂરવઠો વધારવામાં આવશે ગઈકાલે બેંગલુરૂમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે દવાઓની સંખ્યા પણ વધારવામાં આવશે શ્રી ગોવડાએ જણાવ્યું કે પ્રધાનમંત્રીએ તમામ મંત્રાલયોને સો દિવસનું આયોજન અને અમલીકરણ રજૂ કરવા જણાવ્યું છે દક્ષિણના રાજયોમાં હિન્દી ભાષા લાદવાના એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીએ હિન્દી લાદવાનો કોઇ પ્રયાસ નથી એવી સ્પષ્ટતા કરી છે અને પ્રાદેશિક ભાષાઓનું પણ મહત્વ જળવાશે તેવી ખાતરી આપી છે તેમણે કહ્યું કે હાલ ત્રિભાષા નીતી રાજયોમાં અમલી જ છે

સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર વિમાનમાં આઠ વિમાન કર્મચારીઓ અને પાંચ મુસાફરો છે

ગઈકાલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને એવોર્ડ નિદર્શન કરાવતા મુખ્યમંત્રીએ શુભેચ્છા આપી હતી અને પ્રજાકીય કામો માટે મહત્વનો પ્રોજેક્ટ વ્ધને વ્ધ લોકભોગ્ય બને તે માટે અનુરોધ કર્યો હતો એવોર્ડ અંગે માહિતી આપતા મહેસૂલ વિભાગના અધિક સચિવ શ્રી નલીન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ઓનલાઇન પ્રોજેક્ટના કારણે જમીનને લગતા કેસોનું મોનિટરીંગ તથા એનાલિસિસ સરળ બન્યું છે

આ વર્ષે ગુજરાતમાં ચોમાસુ બારથી તેર આની રહેશે

પ્રાચીન વર્ષા વિજ્ઞાન મંડળના પ્રમુખ પી

પટેલે જણાવ્યું છે કે જૂન માસમાં વાવણીલાયક વરસાદ થશે અને જુલાઇ માસમાં સમગ્ર ગુજરાતમાં શ્રીકાર વરસાદ થશે શીતલ વૈશ્નવ મજાન દ એક માસની કઠિન ઈબાદત બાદ ફવે ચંદ્રદર્શન સાથે જ દેશભરની સાથે કરછના મુસ્લિમ બિરાદેશ પણ પવિત્ર ઈદ મનાવવાની તૈયારીમાં છે પર્વને અનુલક્ષીને ભુજની મસ્જીદ એ ઉસ્માનની તથા સેજવાલા માતામમાં આવેલી પીર મુરાદશા મસ્જીદને શણગારવામાં આવી છે